સર્વોચ્ય અદાલત મહારાષ્ર ના રાજ્યપાલના દેવેન્ન ફડણવીસને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવાના નિર્ણય ને પડકારતી શિવસેના એન સી પી અને કોંગ્રેસે કરેલી સંયુક્ત અરજીની સુનાવણી આજે હાથ ધરશે

નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે બેંકીંગ ક્ષેત્રે માટે શ્રેષ્ઠ નિયમન તંત્ર સુનિશ્ચિત કરવા સરકાર પ્રયાસ કરી રહી છે ભારતીય કુસ્તીવીરોએ યાઇનીઝ તાઇપેઇમાં રમાઇ રહેલી એશિયાઇ કુસ્તી સ્પર્ધામાં છ સુવર્ણચંદ્રકો જીતી લીધા અને કોલકતામાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઘર આંગણે સતત બારમી શ્રેણી વિજયના આરે પહોંચી ગઇ છે

સર્વોચ્ય અદાલત મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવાના નિર્ણયને પડકારતી શિવસેના એન સી પી અને કોંગ્રેસની સંયુક્ત અરજીની સુનાવણી આજે હાથ ધરશે ન્યાયાધીશ એન

રામણણા ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બનેલી બેંચ આ અરજીની સુનાવણી આજે સવારે સાડા અગીયાર વાગે હાથ ધરશે શિવસેના એન સી પી

એવી જ રીતે શિવસેનાના નેતૃત્વમાં ત્રણેય પક્ષોને સરકાર રચવાનું આમંત્રણ આપવાનો નિર્દેશ રાજ્યપાલને આપવાની વિનંતી પણ સર્વોચ્ય અદાલતને ત્રણેય પક્ષોએ કરી છે ત્રણેય પક્ષોએ ગૃહમાં વિશ્વાસનો મત લેવાની પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરવા અને રેકોર્ડીંગની કોપી અદાલતમાં રજુ થાય તેવો નિર્દેશ આપવાની પણ વિનંતી કરી છે વિશ્વાસનો મત લેતી વખતે ગૃહમાં હંગામી અધ્યક્ષની નિમણુંક કરવામાં આવે તેવી રજુઆત અરજદાર પક્ષોએ કરી છે

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ એનઆઈસી ડોટ ઈન પરથી પણ પ્રસારીત થશે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સૌથી વધુ ગરીબ તથા વંચિતોનો સર્વાંગી ઉત્કર્ષ કરવો રાષ્ટ્રીય વિકાસ માટે ખુબ જ મહત્વની વાત છે નવી દિલ્હીમાં સ્વર્ગસ્થ પી

કૃષ્ણનની શોકસભામાં બોલતાં શ્રી નાયડુએ કહ્યું કે કૃષ્ણન જેવા કર્મચારીઓએ લોકોના કલ્યાણ માટે લોકકલ્યાણની નીતિના અમલને સુનિશ્ચિત કર્યો હતો

ગઇકાલે વારાણસીમાં ચાર દિવસ માટેના ઉત્તર પૂર્વ મહોત્વનું ઉદ્વાટન કરતાં તેમણે કહ્યું કે કોઇપણ ઉદ્યોગ સાહસિકને ઇશાન ભારત તક આપતું હોવાથી યુવા ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટ અપ શરુ કરવા ઇશાન ભારત પસંદગીવાળુ ક્ષેત્ર બની રહ્યું છે શ્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે વારાણસીમાં આ મહોત્સવના આયોજનથી ગંગા અને બ્રહ્મપુત્રાની સમૃદ્ધ સંસ્કૃતિના મિલનનો અવસર ઉભો થયો છે આના લીધે વિવિધતામાં એકતાની ભાવના પણ મજબૂત બનશે

તેમણે પશુસંવર્ધનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કૃષિ સંલઝ્ન ઉદ્યોગોનો વિકાસ અને પશુસંવર્ધનમાં પ્રગતિ પરસ્પર પૂરક છે તેમણે કહ્યું કે ગાયનું છાણ ખાતર પરનું અવલંબન ઘટાડવામાં તથા મરઘીપાલન પણ ક઼ષિ ક્ષેત્રને ઉપયોગી પુરવાર થાય છે વધારાની આવક તથા જૈવિક ખાતરમાં પશુઓ મદદરૃપ થાય છે ત્યારે ખેડૂતોએ કૃષિની સાથે સાથે પશુસંવર્ધન ક્ષેત્રે પણ આગળ વધવું જોઇએ શ્રી ગીરીરાજસિંહે ક્રષિ તથા પશુસંવર્ધન ક્ષેત્રે હજી સંશોધન કરવા યુવાનોને અપીલ કરી

કેટલીક સહકારી બેંકોમાં થતા કૌભાંડો અંગેના અહેવાલોના સંદર્ભમાં નાણામંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે આ મુદ્દે તેની દેખરેખ તથા નિયમન તંત્રને વધુ મજબૂત બનાવવાની પહેલ હાથ ધરી છે સુશ્રી સીતારામને જણાવ્યું હતું કે દેશની મોટા ભાગની બેંકોએ પરત ન ફરેલા ધિરાણની સમસ્યામાંથી ઉકેલ મેળવી લીધો છે ગઇકાલે ચેન્નાઇમાં જી રામચંદ્રન સ્મૃતી વ્યાખ્યાનમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે કેટલાક દેશો સાથેની મુક્ત વેપારની સમજૂતીથી દેશના નિકાસકારોને લાભ થયો નથી તેમણે કહ્યું કે સરકાર નિકાસકારોના હિત જાળવીને સ્પર્ધાત્મક બજારમાં આગળ વધવા તેમને મદદ કરશે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઘણી વિવિધતા ધરાવતા દેશમાં એકતા જાળવવાની ક્ષમતા આપણા બંધારણમાં છે

એવી જ રીતે અગાઉના ફિલ્મ મહોત્સવમાં પુરસ્કાર મેળવનારી ફિલ્મો પણ આ પ્રદર્શનમાં રજુ કરાઇ છે તેમણે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અંગેના ખાસ શોનું પણ આયોજન થયું છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે ગુરૂ તેગ બહાદૂરે તેમનું જીવન માનવજાતિના ઉત્થાન માટે તથા સમાજમાં એકતા સેવા અને ભાઇચારો વધારવા સમર્પિત કર્યું રાષ્ટ્રપતિએ પ્રેમ સદભાવ ભાઇયારી તથા બધાના કલ્યાણ માટે કામ કરવાના મૂલ્યોને અપનાવવા લોકોને અપીલ કરી

એવી જ રીતે છોકરીઓના વર્ગમાં સલોની બબલી તથા કોમલે સુવર્ણ ચંદ્રકો જીતી લીધા હતા